પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

તેમણે ઉમેર્યું હતું કે પતંગબાજીનો આનંદ એવી રીતે માણીએ કે એકપણ પક્ષીનો જીવ ના જાય

તેમણે ઉમેર્યું હતું કે આ ભરતી માટે તા

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યુ છે કે માસ્ક પહેરવાનું અને સલામત અંતર જાળવવાનું ફરજિયાત રાખી અભ્યાસ વર્ગ શરૂ કરાશે અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરશે

અભ્યાસ અને તાલીમ સમયસર પ્રરા કરવા માટે જરૂર જણાય તો બીજા ચોથા શનિવાર અને રજાના દિવસે પણ વર્ગો લેવાશે નવસારી બેઠક સી આર પાટિલ નવસારી ખાતે સાંસદ સી

પાટીલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો

આ બેઠકમાં અધિકારીઓએને શ્રી પાટિલે સૂયના આપી હતી કે મોદી સરકાર અને રૂપાણી સરકારની તમામ વિકાસ થોજના વિષે પાયાની માહિતી તેના ખરા લાભાર્થી સુધી પહોંચવી જોઈએ જેથી પોતાનું જીવન ઉન્નત બનાવવાનો પ્રયાસ કરી આગળ વધી શકે તેમણે ઉમેર્યું હતું કે અંતરીયાળ વિસ્તારમાં રહેતાં લોકોને સરળતાથી સુખ સુવિધા પ્રાપ્ત થાય તેવા વિકાસ કામોને પ્રાધાન્ય આપી તેને ઝડપથી પૂરા કરવા જોઈએ

સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ સ્થળો ઉપરથી રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પી

સી સેન્ટર પર વેક્સીન નો જથ્થો પહોચાડાયો હતો

માત્ર એક રૂપિયા ના પ્રતિકાત્મક ભાવે આ જમીન એસટી નિગમની ફાળવવામાં આવશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટથી જામનગર જવાની સડક ઉપર માધાપર ગામની ચોકડી ઉપર નવું બસ સ્ટેશન આકાર પામશે પરિણામે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને નવા જમાનાને અનુરૂપ બસ સ્ટેશન ભવિષ્યની તમામ જરૂરિયાત પૂરી કરે એટલું આધુનિક બનાવશે

કચ્છ ના કલાકારને એવોર્ડ રાજસ્થાનના ટોંક શહેરમાં કલા અને એશ્યુકેશન વેલ્ફર સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કલાપર્વ ઓનલાઈન યોજાઈ ગયું જેમાં ગુજરાત સહિત દેશવિદેશ ના કલાકારોએ ભાગ લીધો હતો જેમાંથી કચ્છ જિલ્લાના ગાંધીધામના વતની દેવજીભાઈ મહેશ્વરી પ્રથમ ક્રમ અને અંજારના નાનજીભાઈ રાઠોડ દ્વિતીય ક્રમ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

ત્વિષા ઈસરોમાં ઇજિયન સ્પેસ ઓલમ્પિયાડ ટ્ર ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે

મી ની રહેશે આટલે પતંગ રસિકોને નિરાશ નહીં થવું પડે